ટપાલ વિભાગ અને દૂરસંચાર મંત્રાલય દ્રારા શરૂ થતી સેવાનું આવતીકાલે ભુજ ખાતે સંસદસભ્ય વિનોદ ચાવડાના હસ્તે આરંભ થશે

કચ્છમાં ભુજની મુખ્ય ટપાલ કચેરી ખાતે આ સેવા શરૂ થશે

રાષ્ટ્રિય અભ્યમપંચના સભ્ફ સુનિલ સિંધ સંસદિય સભ્ય વિનોદ ચાવડા ધારાસભ્યો વગેરે પ્રવચનો કરયા હતા જિલ્લા વિકાસ અધિકારી ર્ડા

કુપોષણની નબુદી માટે સામુહિક શપથ લેવામાં આવ્યા હતા

એ રીતે ગુજરાતે દેશને નવો રાહ ચિંઘ્યો છે

ગઈકાલે મુંબઈ બંદરે જહાંજમંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં આ અંગ્રે કરાક પર સહિસિકકા થયા હતા